પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ્ વાંચે છે

સુરત અને વડોદરામાં પુરના સંકટના પગલે તંત્ર સાવધ બન્યું સ્થળાંતર અને બયાવની કામગીરી શરૂ કરાઇ

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે ભારતને આત્મનિર્ભર બનવું જોઇએ અને સ્થાનિક તથા વૈશ્વિક બજારમાં ઉત્પાદન માટે પોતાના વ્યાપક પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવો જોઇએ

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત આ સપનાને સાકાર કરશે બાઇટ આત્મનિર્ભર મોદી પ્રધાનમંત્રી મોદીએ ફરીથી વોકલ ફોર લોકલનું આહવાહન કર્યું અને કહ્યું કે ભારતે વિશ્વની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરવો જોઇએ

પ્રધાનમંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા છે આને ધ્યાનમાં રાખીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી લાવવામાં આવી છે

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ડીજીટલ આરોગ્ય મિશન ભારતના આરોગ્ય ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે અને તમામ નાગરિકોને આરોગ્ય ઓળખપત્ર આપવામાં આવશે તેમણે કહ્યું કે આ એકમાત્ર આરોગ્યના ઓળખપત્રમાં દરેક તપાસ દરેક બિમારી ડોકટરો દ્વારા આપવામાં આવેલી દવાઓ રિપોર્ટ અને સંબંધિત તમામ સુચનાઓ રહેશે

તેમણે કહ્યું કે ભારત પોતાની જૈવ વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબધ્ધ છે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઘ્વજવંદન કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ઉજવણી સ્વર્ણિમ પાર્ક ગાંધીનગર ખાતે કરાઇ હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાને સલામી આપી તિરંગો લહેરાવ્યો હતો કોરોના મહામારીને કારણે આ વર્ષે મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરીમાં આઝાદી પર્વ ઉજવાયો હતો ધ્વજવંદન કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેવાડાના ગરીબ પીડીત વંચીત શોષિતના ઉત્કર્ષનો સંકલ્પ કર્યો હતો મુખ્યમંત્રીએ હારશે કોરોના જીતશે ગુજરાત નો મંત્રી અવશ્ય પાર પડશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી ડિજીટલ હેલ્થ મિશનમાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહેસાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભાગ લઇ તિરંગો લહેરાવ્યો હતો આ પ્રસંગે શ્રી પટેલે કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણ પણ કર્યું હતું

ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે બોટાદ ખાતે મંત્રી શ્રી બચુભાઇ ખાબડે દાહોદ ખાતે મંત્રી શ્રી ગમપતસિંહ વસાવાએ સુરત ખાતે મંત્રીશ્રી જયેશ રાદડીયાએ રાજકોટ ખાતે તો મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે પાટણ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ભાગ લઇ તિરંગો લહેરાવ્યો હતો

અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર

મંત્રીશ્રીએ આ પ્રસંગે કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશકશ્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી

અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મહેસુલમંત્રી શ્રી કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો

એન

શાહે ધ્વજવંદન કર્યું હતું આ કાર્યક્રમમાં ટેકનોલોજીના માધ્યમથી સંસ્થા સાથે સંકળાયેલા દેશ વિદેશના હજારો વિદ્યાર્થીઓ જોડાયા હતા વરસાદ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આજે રાજ્યનાં વિવિધ જિલ્લામાં હળવોથી ધોધમાર વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા બે થી આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે

ભારે વરસાદના કારણે મીઠી ખાડી સહિતની ખાડીઓના પાણી કાંઠા ઓળંગી રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા છે જો કે આજે વરસાદે વિરામ લેતા ધીમે ધીમે લોકોના ઘરોમાં ભરાયેલા પાણી ઓસરી રહ્યા છે

સંસ્થાઓ તથા તંત્ર દ્વારા ફડ પેકેટ સહિતની વસ્તુઓ પહોંચાડવાની કામગીરી કરાઇ ચુકી છે પાટણ પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જિલ્લાના સિદ્ધપુર ચાણસ્મા હારીજ સમી સરસ્વતી રાધનપુર તાલુકાઓમાં ગાજવીજ સાથે ભાર વરસાદ પડ્યો છાં વિશ્વામીત્રી નદીની સપાટી વધવાથી વડોદરા શહેર પર પૂરના સંકટને પગલે નીયાણવાળા વિસ્તારોમાં પાણી ધૂસવાની શરૂઆત થઇ છે

પૂરના સંકટના પગલે તંત્ર સાવત થઇ ગયું છે પૂરની સ્થિતિને પહોંચી વળવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે